તેમણે કહ્યું કે આ દિશામાં સરકારના પ્રયત્નોથી વિશ્વનો ભારત પર વિશ્વાસ વધ્યો છે પ્રધાનમંત્રીએ કહયું કે સરકાર કોઇપણ પડકારનો સામનો કરવા તથા સંશોધન માટેના વાતાવરણમાં સુધારો કરવા કટીબધ્ધ છે પ્રધાનમંત્રીએ વૈશ્વિક સમુદાયને ભારત તથા ભારતીય પ્રતિભામાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું તેમણે કહયું કે સરકાર રોકાણકારોને અનુરૂપ વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો પુરો પ્રયાસ કરશે શ્રી મોદીએ કહ્યું કે દેશમાં વૈજ્ઞાનીક દ્રષ્ટીકોણને પ્રોત્સાહન આપવા નવી શિક્ષણનીતી લવાઇ છે અટલ ઇન્કયુલેશન સેન્ટર અટલ નવીનીકરણ મિશન પી એમ રીસર્ચ ફેલોશીપ વિગેરે ધ્વારા સંશોધનને પ્રોત્સાફન અપાઇ રહયું છે તેમણે કહયું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના લાભ તમામ લોકો સુધી પહોંચે તે આવશ્યક છે ડીજીટલ ઇન્ડિયાની ગામડાઓ તથા ગરીબો સુધી ટેકનોલોજી પહોચાડવામાં મદદ મળી છે

કે

એમ

બાકીની બેઠકોના પરીણામો જાહેર થવાની રાહ જોવાઇ રહી છે

બ્રિટનથી ભારત આવતા તમામ હવાઇ કંપનીઓએ ચેક ઈન કરતા પહેલા યાત્રીઓને આ માર્ગદર્શિકા અંગે જાણકારી આપવી પડશે

દેશમા કોરોનાનો મૃત્યુદર પણ વિશ્વમાં સૌથી ઓછો છે